તેમણે કહ્યું હતું કે હતાશા અને નિરાશાના સમથમાં ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક છે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે

તેનો પ્રારંભ રાજયમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યો હતો

જેમને કવોરંટાઈન થવાની અગવડ હોથ તેવા પરીવાર માટે શાળાના ઓરડા ખોલી આપવાનું આયોજન છે